અનેમોડી સાંજે દદલ્ફી પરત ફરશે

આઈ માં નવા તાલીમ અભ્યાસક્રમો શરૂ કરશે

તેમણેગુજરાતન સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે મારુતિ સુઝુકી આઈ ટી આઈ માં નવા તાલીમ અભ્યાસક્રમા શરૃ કરવાનું છે તેની પણ ચર્ચા કરી હતી

પી સી આઈ ચારમાં નેધરલેન્ડના ઉધોગોના રોકાણ માટે તત્પરતા દર્શાવી હતી

તે સદર્ભે ટપ્પર વિસ્તારમાંથી માનવના પર્વજ ગણાય એવા પૂછડો વિનાના વાંદરાના જડબાના એક કરોડ વર્ષ જૂના અવશેષો મળતા આ પ્રજાતિના ઉત્કાંતિના નવા સંશોધનોન આંતરરાષ્ટ્રીય સ્તરે વેગ મળશે

ભસ્તરશાસ્ત્રીઓ અને તેમાં રસ ધરાવનાર માટે કચ્છ મહત્વનું સ્થાન ધરાવશે

જેના આધાર મનોવિજ્ઞાનિક પરિક્ષણના પરિણામ ધ્યાનમાં રાખી તજજ્ઞો દવારા દિકરીઓ અને તેમના વાલીઓને સાથે કાઉન્સેલીંગ કરાશે તેમજ ગુજરાત યુનિવસોટીના મનોવૈજ્ઞાન વિભાગના વડા ડોકટર આર